પ્રાદેશિક સમાયાર રૂપલ જાની વાંચે છે

આ સમારોફની સાથે જ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ગઈકાલથી શરૂ થઈ રહ્યું છે ભૂમિપૂજન બાદ એક જાહેર સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે રામ મંદિર રાષ્ટ્રીય એકતાનું પ્રતિક છે પ્રધાનેમંત્રીએ કહ્યું કે ભગવાન રામ દરેકના છે અને તેમના આદર્શો વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે શ્રી મોદીએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ દેશના લોકોની ઇચ્છાની પરિપૂર્ણતા છે તેમણે ઉમેર્યું કે તે સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ બળ પૂરું પાડશે આ સમારોહમાં રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા ઘણા સંતો આધ્યાત્મિક નેતાઓ અને અન્ય નેતાઓ હાજર હતા

અશોક સિંઘલના પરિવારના મહેશ ભાગચંદ્કા અને પવન સિંઘલ હતા શ્રી નરેન્દ્ર મોદી અયોધ્યાના રામ જન્મભૂમિ અને હનુમાનગઢી મંદિરમાં દર્શન કરનાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે પ્રધાનમંત્રીએ પરિજાતના છોડના વૃક્ષારોપણ બાદ ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો આ પ્રસંગે શ્રી મોદીએ આ પ્રસંગે રામ મંદિરના મોડેલ પર ટપાલ ટિકિટ જાહેર કરી

બીજો માળે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ શેત્ર ટ્રસ્ટ માટે અનામત રહેશે મંત્રીમંડળ અભિનંદન મુખ્યમંત્રી વિજય રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે રામ મંદિર નિર્માણના શિલાન્યાસની ઐતિહાસિક ઉપલબ્ધિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રીએ રામમંદિર ભૂમિપૂજનથી રામમંદિરના ભવ્ય નિર્માણની નેમ માકાર થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો છે ઉજવણી અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસ પ્રસંગે સમગ્ર રાજય રામમય બન્યુ છોટીકાશી ગણાતા જામનગર શહેરમાં પણ રામ જન્મ સ્થાન પર થનાર ભૂમિપૂજન ના કાર્યક્રમની ઉજવણી ના ભાગરૂપે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જામનગરના પંચેશ્વર ટાવર ચોકની મધ્યમાં આવેલા ધ્વજ સ્તંભ પર ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે સવા પાંચ કૂટની ભગવા ધજા ચડાવવામાં આવી હતી વડોદરા શહેર ભાજપ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જ્યારે વડોદરા શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લાડુ વિતરણ કરવામાં આવ્યું જિલ્લાના મંદિરોમાં પણ રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે દીપ પ્રજવલન ના કાર્યક્રમો યોજાયા હતા

શીલાન્યાસ પસંગે ફટાકડાઓની આતશબાજિ કરી હવન માં નાળિયેર હોમવામાં આવ્યું હતુ ભાવનગર વાસીઓએ ગઈકાલે ઘંટનાદ આરતી રામસ્તુતિ અને પ્રસાદરૂપે રામમદિંર શિલાન્યાસને વધાવ્યો હતો

હાઈકોર્ટ રાજ્ય સરકાર વડી અદાલતના આદેશના પગલે ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે ટૂંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે વડી અદાલતે જાહેર હીતની અરજીના સંદર્ભમાં આપેલા યૂકાદામાં નિર્દેશ આપ્યો હતો કે વાલીઓ અને સંચાલકો બંનેનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ શિક્ષણ મંત્રી શ્રી એ જણાવ્યું છે કે આ નિર્દેશના અનુસંધાને નજીકના દિવસોમાં જ શાળા સંચાલકો સાથે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે બેઠક કરવામાં આવશે

ગાંધીનગર ખાતે ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ મહત્વના નિર્ણય ની માહિતી ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે આપી છે તેમણે કહ્યું કે વરસાદ ખેંચાતા વીજળી ના કલાક વધારી આપવાની રજૂઆત ખેડૂતો તરફ થી મળતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે

અનેક જળાશયમાં પાણી ની નવી આવક થતાં સપાટી ઊંચી આવતી જાય છે સૌરાષ્ટ્રની વાત કરી એ તો અમરેલી જિલ્લામાં રાજુલા અને ખાંભા વિસ્તારમાં ભારે વરસાદ થતા નદીઓ બે કાંઠે વહે છે અને ધાતરવાડી ડેમના પાંચ દરવાજા ખોલતા નીચાણવાસના ગામડાઓને ચેતવણી આપવામાં આવી છે

સુરેન્દ્રનગર વઢવાણ ધ્રાંગધ્રા લીંબડી સાયલા અને યુડામાં અને ભાવનગર પંથકમાં પણ વરસાદ થયો હતો તો શેત્રુંજી ડેમમાં સપાટી અઢી ક્રટ વધી છે જામનગર ખાતે બેઠા પુલ ઉપર વહેતા પાણીમાં માતા અને પુત્રી તણાયા હોવાનું બહાર આવતા બચાવ ટુકડી કામે લાગી છે

એચ

જી

વેલનેસ સેન્ટર નંબર પાંચનું નવું સરનામું મેડીકોન આર્કેડ પ્રથમ માળ ગેલેક્ષી પેટ્રોલ પમ્પ સામે નરોડા છે

જી એચ

હજારો લોકોએ સ્વયંભુ ઉમટી પડી સજળ નયને વીર જવાનને શ્રદ્ધાંજલિ અર્પિ હતી

એકલવ્ય સ્કૂલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક એકલવ્ય મોડલ સ્ક્રલની ફાળવણી કરવામાં આવી છે સેલવાસ સચિવાલય ખાતે દાદરા નગર ફવેલીમાં પ્રથમ આદિવાસી શાળા ખુલી રહી છે